દેશનાં અત્યારસુધીનાં ઈતિહાસમાં પેપરલેસ અંદાજપત્ર અર્થાત ડિજીટલ સ્વરૂપે રજૂ થનારું આ પ્રથમ અંદાજપત્ર છે કોવિડની પરિસ્થિતી ધ્યાનમાં લઈને રાજ્યસભામાં સવારનાં નવથી બપોરનાં બે સુધી જ્યારે લોકસભામાં બપોરનાં ચારથી રાતનાં નવ સુધી કામકાજ હાથ ધરાશે

લોકસભાની કાર્યવાહી સરળતાથી યોજાય તે માટે બધા જ રાજકીય પક્ષોની અગ્રણીઓની બેઠક સરકારે આજે બોલાવી છે એવી જ રીતે રાજ્યસભા સભાપતિ વેંકૈયા નાયડુએ રાજ્યસભા બધા જ પક્ષોનાં પ્રતિનિધીઓની બેઠક રવિવારે બોલાવી છે

એપ્લિકેશનમાં ડાઉનલોડ પ્રિન્ટ શોધ ઝ્રમ ઇન અને આઉટ સમાવિષ્ટ ટેબલ અને બાહ્ય લિંક્સની સુવિધાઓ સાથેનો વપરાશકર્તા મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ છે

ગઈકાલે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં દાવોસ સંવાદને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારતે સક્રિય લોકભાગીદારીનો અભિગમ અપનાવ્યો અને આરોગ્ય માળખાકીય સુવિધા વિકસાવી પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત માત્ર પીપીએ કિટ્સ અને માસ્કની જરુરિયાતોને પૂર્ણ કરી રહ્યું નથી પરંતુ અન્ય દેશોને રસીની નિકાસ અને સહાય પણ કરશે તેમણે કહ્યું કે ભારતે રેકોર્ડ સમયમાં બે કરોડ આરોગ્ય કર્મચારીઓને રસી આપી છે

બંન્ને નેતાઓએ કોવિડ રોગયાળાની અસરો અંગે ચર્ચા કરી તથા આ સમય દરમ્યાન ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સહકાર યાલુ રહેવા અંગે સંતોષ વ્યકત કર્યો હતો પ્રધાનમંત્રી મોદી અને યુવરાજ અલ નાહ્યાન કોવિડ પરિસ્થિતી બાદ વિશ્વમાં ભારત યુએઈ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા વિચારણા તથા સહયોગ ચાલુ રાખવા માટે સંમત થયા હતા જે અંતર્ગત તેઓએ વેપાર અને મૂડીરોકાણ સંબંધોમાં વિવિધ તકો અંગ ચર્ચા કરી હતી શ્રી મોદીએ યુએઈમાં પ્રવાસી ભારતીય સંમુદાયનાં કલ્યાણ માટે વ્યકિતગત ધ્યાન આપવા અને તેઓની સારસંભાળ રાખવા બદલ અબુધાબીનાં યુવરાજની પ્રશંસા કરી હતી

ગઈકાલે પાંચ લાખથી વધુ લોકોને કોવિડ રસી આપવામાં આવી હતી

વિદેશમંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતુ કે આ દેશોએ કરેલી વિનંતીનાં આધારે કોવિડની રસી તેમને અપાઈ છે તેમણે કહ્યું કે ટુંક સમયમાં ભારત ઓમાનને કોવિડની રસીનાં એક લાખ ડોઝ નીકારાગ્વાને બે લાખ પ્રશાંત મહાસાગર ટાપુ દેશોને બે લાખ તથા કેરીકોમ દેશોને પાંચ લાખ ડોઝ મોકલશે

પત્રકારો સાથે વાતચીત કરતાં સંયુક્ત રાષ્ટ્રસંધનાં વડાએ કહ્યું કે રસીનાં ઉત્પાદનમાં ભારતની ક્ષમતા આજે વિશ્વ માટે સૌથી મોટું વરદાન છે તેમણે કહ્યું કે ભારત દેશમાં વિક્સીત કરાયેલી રસીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી રહ્યો છે તથા ભારત પાસે રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટેની જરૂરી તમામ સાધન સામગ્રી ઉપલબ્ધ છે ભારત દ્વારા પાડોશી દેશોને કોવિડ રસીનાં પંચ્યાવન લાખ ડોઝ ભેટ સ્વરૂપે આપ્યા બાદ શ્રી ગુટરશેનું આ નિવેદન આપ્યુ હતું

ઉપરાંત જરૂરીયાત મુજબ પસંદ કરાયેલા માર્ગો ઉપર સક્ષમ અધિકારીઓ દ્વારા ઉદ્દયનોને પરવાનગી આપી શકશે

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ વર્ષે ભારતીય ધૂન સમારોહનું મુખ્ય આકર્ષણ રહેશે

શરૂઆત મેસ્ડ બેન્ડ દ્વારા થશે અને તેમાં સ્વર્ણિમ વિજય થીમ હશે

આ પછી પાઇપ્સ અને ડ્રમ્સ બેન્ડ સીએપીએફ બેન્ડ એરફોર્સ બેન્ડ નેવલ બેન્ડ આર્મી મિલ બેન્ડ કૃતિઓ રજુ કરશે

આ ઉપરાંત ભારતીય નેવી અને ભારતીય વાયુ સેનાના બેન્ડ પણ ભાગ લેશે

મંત્રણા દરમ્યાન બંન્ને પક્ષોએ વેપારી મુદ્દાને સમન્વય અન સહકારને મજબૂત કરવા વિવિધ પગલાંઓની વિસ્તૃત ચર્ચા કરી હતી